રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ અનિલ મુકીમના અધ્યક્ષપદે ગઈકાલે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી

આકાશવાણી અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે પેગીહીપ એ માન્ય દવા છે

અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રે ગયા મહિને બીજા તબક્કાના પરીક્ષણો પુરા કર્યા હતા જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઇ હતી આ સિવાય ઝાયડસે ઝાયકોવિ ડી રસીના બીજા તબક્કાના પરીક્ષણો પૂરા કર્યા છે

ઉધવાનીનું આજે સવારે અવસાન થયું છે

તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પીટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતાં

સોલંકી અને જેતપુર પાવી બેઠક પર રણજીસિંહ રાઠવાને ચૂંટણી અધિકારી દ્વારા બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતાં

વાંધા અરજી આઠમી ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવનાર છે નવ અને દસમી ડિસેમ્બરે નિર્ણય લઈને અગિયારમી ડિસેમ્બરે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે

જેમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબીયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોયતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો